કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે કેન્દ્ર જી એસ ટી વળતરના વચન પર કોઇ રોકનામ નહી લગાવશે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નીતીન ગડકરીએ એમ

માટે વ્યાજ સરકારી નાણા સહાયની માર્ગદર્શિકામાં બદલાવને મંજુરી આપી છે

જે વિસ્તારોમાં મતદાન થયું છે ત્યાંથી કોઇ અઘટિત ઘટનાના સમાચાર નથી

જો કે અધિકારીઓથી અંતિમ આંકડો મેળવ્યા બાદ ટકાવારીમાં વધારો થવાની સંભાવના છે

એસ ટી

ટાઇમ્સ નેટવર્ક ઇન્ડિયા કોન્કલેવને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું કે નાણાં સંગ્રહમાં ભૂલના કારણે નાણાં પહોંચાડવામાં મોડું થયું છે અને રાજ્યોને આ અંગે હેરાન થવાની જરુરત નથી

એસ ટી નાણાં સંગ્રહમાં કમીના કારણે પ્રાકૃતિક આપત્તિઓ અને આર્થિક મંદીને જવાબદાર બતાવતા નાણામંત્રી તે કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારના મહેસૂલી વિભાગને જી એસ ટી નાણાં સંગ્રહમાં સુધારા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે જો કે તેમણે એ વાતનો ઇન્કાર કર્યો કે કેન્દ્ર સરકાર જી એસ ટી ના દરોમાં ઘટાડો કરવાનો વિયાર કરી રહી છે આંકડા મેળવવામાં ખોટી રીતે અપનાવવામાં આવેલા આરોપો અંગે તેમણે કહ્યું કે સરકાર આંકડાઓની વિશ્વસનિયતા સુધારા પર ધ્યાન આપી રહી છે

ના માટે વ્યાજ સહાયતા યોજનાના દિશાનિર્દેશોમાં ફેરબદલીની મંજરી આપી દીધી છે તેમણે કહ્યું કે યોજનાના દિશાનિર્દેશોમાં ફેરબદલથી આના લક્ષ્યાંકોને હાંસલ કરી શકાય છે

ની ઉત્પાદકતા વધશે

ક્ષેત્રને ધિરાણની ઉપલબ્ધા વધારવા માટે પ્રતિબધ્ધ છે આ યોજનાની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે

ક્ષેત્રને એક કરોડ ડુપિયા સુધીનું વધારાનું ઘિરાણ બે ટકાના વ્યાજ સહાયતાની સાથે ઉપલબ્ધ થશે વ્યાજ સહાયતા યોજનાની શરુઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં કરી હતી

ન્યાયમૂર્તિ એસ

શ્રી ખાને વાતયીતમાં જણાવ્યું કે ગઇકાલે જમ્મુ ખાતે વ્યક્તિગત અને પ્રતિનિયુક્ત ફરિયાદોના નિવારણ અંગે અઠવાડીક કેમ્પ યોજાયો હતો

ગઇકાલે સાંજે ગુવાહાટી મળેલી બેઠકમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી તમામ પગલા લેવા જણાવ્યું છે

બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ કરશે શ્રી કોસ્તા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી સાથે પણ સત્તાવાર રીતે વાત કરશે ત્રણ વર્ષ દરમ્યાન બન્ને નેતાઓની આ ત્રીજી બેઠક હશે અમારા સંવાદદાતા અહેવાલમાં જણાવ્યું છે કે ભારત અને પોર્ટંગલની વચ્ચે મજબૂત સંબંધ છે

તેમણે કહ્યું કે આ સુનિશ્ચિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે કે સંભવિત બોલી બોલનારાઓ એર ઇન્ડિયાના ધિરણપત્ર ન માત્ર ટકાઉ હોય પરંતુ એ ઉડ્ડયન કંપની માટે તાત્કાલિક ફાયદો પર્હોંચાડવાની સ્થિતિમાં પણ હોય જેટ એરવેઝ બંધ થવાથી આવેલા ગોપના મુદ્દા પર શ્રી ખૈરોલએ કહ્યું કે નાગરિક ઉદ્દાયન ઉદ્યોગ માત્ર તેની ભરપાઇ કરી નથી પરંતુ ક્ષમતાનું વિસ્તાર પણ કર્યું છે

નવી દિલ્ફીમાં સમારોહમાં શ્રી પ્રધાને કહ્યું કે સરકારને એક સહયોગ અભિયાન સ્ટીલ ઇરાદો શરુ કર્યો છે તેના ઉદપેશ સ્ટીલના સમુચિત ઉપયોગમાં વધારો કરવાનો છે તેમણે કહ્યું કે વધતી આર્થિક ગતિવિધિઓ સરકારી યોજનાઓના સુચારુ સંચાલન અને વધતી આવકથી ગ્રામીણ ક્ષેત્રોમાં સ્ટીલનો ઉપયોગ વધશે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીએ કહ્યું છે કે ઘરેલુ ઉદ્યોગ ક્ષેત્રને સ્ટીલ સંબંધિત વિનિર્માણ અંગે ટકાઉ અને કિફાયતી વિકલ્પોની ઓળખ માટે ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનું છે શ્રી પ્રધાને કહ્યું કે હાલના સમયમાં દેશમાં પ્રતિ વ્યક્તિ સ્ટીલ ઉપયોગ વૈશ્વિક સરેરાશના મુકાબલામાં બહ્ ઓછું છે અને હવે આ વૃધ્ધિના રસ્તે છે

યેદિયુરપ્પા મુલાકાત કરી શ્રી યેદિયુરપ્પાએ મકેદાતુ પેઅજબ પરિયોજના મહાદાયી અને કૃષ્ણા નદી વિવાદ જેવી આંતરરાષટ્રીય મુદ્દાઓના સમાધાનમાં જલશક્તિમંત્રીથી હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો કર્ણાટકના મુખ્યમંત્રીએ કૃષ્ણા કાવેરી ગોદાવરી અને પેન્નાર નદીઓને જલદીથી પરસ્પર જોડવાનો આગ્રહ પણ કર્યો છે

આની પહેલી બુંદીની એક સ્થાનિક અદાલતે તેની જામીન અરજી રદ કરી દીધી હતી પાયલ રોહતગી ઉપર આરોપ છે કે તેણે સોશિયલ મીડીયા પર નહેરુ ગાંધી પરિવારના સભ્યો વિરુદ્ધ આપત્તિજનક ટીપ્પણી કરી છે બુંદીના પોલીસ અધિક્ષક મમતા ગુપ્તાએ કહ્યું છે કે પાયલને અમદાવાદમાં તેમના નિવાસસ્થાનથી બુંદી લાવીને અપર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં રજુ કરવામાં આવ્યા પાયલની રવિવારની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી દરમ્યાન પાયલ રોહતગીના વકીલે જામીન અરજી રદ થવાની પુષ્ટિ કરી પરંતુ કહ્યું કે તેઓ મોટી અદાલતમાં જશે

ભારત અને થાઇલેન્ડ બન્ને સ્વીડનની વિરુધ્ધ હારના કારણે મેચમાં પ્રવેશ કરશે